મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીએ સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથજીની પહિન્દ વિધી કરી ભગવાન જગન્નાથજીની નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું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 મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લેવા મંદિરે ઉમટી પડ્યા હતા રથયાત્રાનું અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મેયર શ્રીમતી બીજલબેન પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું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

અમદાવાદ ભાવનગર સુરત વડોદરા પાટણ રાજકોટ વલસાડ સહિતના સ્થળેથી આજે સવારે રથયાત્રા નીકળી છે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

કોહલીએ પહિન્દ વિધી કરી શુભારંભ કરાવ્યો હતો સમગ્ર દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછીની બીજા નંબરની અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રાનો ભાવનગર ખાતેથી દબદબાપૂર્વક પ્રારંભ થયો હતો

જેમાં જગતનો નાથ જગન્નાથજી ભગવાન બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજીની પટોળાની ભાતવાળા વસ્ત્રો અને અલંકારો પરિધાન કરી રજવાડી ઠાઠ સાથે ભક્તોના દ્વારે નીકળ્યા હતા

સુરતમાં પણ ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા ભારે દબદબાભેર નીકળી હતી

ડાકોર મંદિરે આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા

તાપી જિલ્લાના વ્યારા ખાતે રાધાકૃષ્ણ મંદિરથી રથાયાત્રા નીકળી હતી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

ડેશબોર્ડની કમાન્ડ કંટ્રોલ વોલ મારફતે ગાંધીનગર બેઠા મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી કર્યુ હતું

ડેશબોર્ડની અઘતન કમાન્ડ કંટ્રોલ વોલ દ્વારા કર્યુ હતું તેમણે ધાબા પોઇન્ટ રથ ભજન મંડળીઓ પર ફોકસ કરાવી ઝૂમ કરાવીને તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યુ હતું

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપમાંથી વિદેશમંત્રી ડૉક્ટર એસ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 શ્રી અમિત શાહ અને શ્રી સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણીમાં વિજેતા થતાં રાજ્યસભાની ગુજરાતમાંથી બે બેઠકો ખાલી પડી છે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

મી

મી મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

નર્મદાના પર્યટક સ્થળ ઝરવાણી ખાતે આવેલા પાણીના ધોધમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ ભરુચના ચાર યુવાનો કાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા ગયા હતા ત્યાંથી ઝરવાણી ધોધમાં ન્હાવા પડતા બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા સ્થાનિકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એક કલાકની બચાવ કામગીરી બાદ બન્ને યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા